તેમણે કહ્યું છે કે સરકાર ગતિશીલ લઘુ અને મધ્યમ વ્યવસાયોની મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે અને તેમને દરેક પ્રકારની સંભવિત સહાય સુનિશ્ચિત કરી રહી છે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

ક ચ્છ કોરોના કચ્છ જીલ્લામાં અત્યારસુધી કોરોના ના ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે કોરોનાથી એક દર્દીનું મોત નોંધાયું છે

ગઈકાલ સુધી જીલ્લામથક ભુજ સ્થિત જી કે જનરલ હોસ્પીટલમાં આઈસોલેશન વોર્ડમાં ત્રણ પોઝીટીવ મહિલા ઉપરાંત એક શંકાસ્પદ દર્દી સારવાર હેઠળ છે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

કરફ્યુમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને પી પી

શુટ આપવામાં આવશે રાજ્યની આઇ બી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

ટેકાના ભાવે કચ્છમાં ટૂંક સમયમાં ખરીદ કેન્દ્રો શરૂ કરાશે તેવી માહિતી સંબંધિત તંત્ર પાસેથી જાણવા મળે છે હાલમાં ખેડૂતોના ઘઉં રાયડો એરંડા સહિતના પાકો ઘરમાં પડથા છે

ખેડૂતોને પૂરતા ભાવ કેમ મળે અને ઓછા સમયમાં સરકાર દ્વારા વધુ માલની ખરીદી કેમ થઈ શકે તેવા પયાસો સાથે ક્રષિ મંત્રીઓ તથા એ

ના ડાયરેકટરોની વીડિયો કોન્ફરન્સ બેઠક યોજાઈ હતી